દિલ્ફી વિધાનસભાની ચુંટણીમાં જાહેર પ્રચાર આજે સાંજે પુરો થશે

તેમણે કહ્યું કે અમારો મંત્ર મેક ઇન ઈન્ડિયા ફોર ઈન્ડીયા અને ફોર ધ વલ્ડ છે પ્રધાનમંત્રીએ વિશ્વની સંરક્ષણ કંપનીઓને ભારતમાં ઉત્પાદન માટેના એકમો સ્થાપવા આમંત્રણ આપ્યું છે તેમણે કહ્યું કે ભારતમાં સંરક્ષણ ઉત્પાદન માટે અપાર સુવિધાઓ ઉપલબ્ધ છે લખનઉમાં ગઈકાલે તેમણે કહ્યુંકે ભારતમાં માંગ લોકતંત્ર અને નિર્ણય લેવાની ક્ષમતા છે તેમણે કહ્યું કે સરકારે હથિયારોની આયાત ને ધટાડવા અને દેશમાં ઉત્પાદન વધારવા ધણી નીતીગત પહેલ કરી છે આ પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યુકે ભારતમાં બે સંરક્ષણ કોરીડોર શરૂ થયા એ પ્રધાનમંત્રી ની ભારતને ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વનું બનાવવાની વિચારધારાનું પરીણામ છે

જેનો વિષય વસ્તું ભારતઃ વિકસતા સંરક્ષણ ઉત્પાદનું કેન્દ્ર છે

વડી અદાલતે ગઈકાલે ટ્રાયલ અદાલતના આદેશ વિરુધ્ધની કેન્દ્ર સરકારની અરજી ફગાવી દીધી હતી જેમાં દોષીત યારેય આરોપીઓની ફાંસીની સજા પર મનાઈ ફરવામાં આવી હતી કેન્દ્ર હાજર રહેલા અધિક સોલીસીટર જનરલ કે

નટરાજે આજે વડી અદાલતને જણાવ્યું કે આ બાબતમાં દોષીતની દયાની અરજી ફગાવી દેવામાં આવી છે છતાં જેલ અધીકારી તેમણે સજા પરનો અમલ કરવામાં અસમર્થ છે તેમણે એમ પણ જણાવ્યું કે ચારમાંથી ત્રણની ક્યુરેટીવ પીટીશન અને દયા અરજી પણ ફગાવી દેવામાં આવી છે ન્યાયધીશ એન

રમન્ના ન્યાયધીશ સંજીવ ખન્ના અને ન્યાયધીશ ક્રષ્ણ મુરારીના બેય આવતી કાલે સુનવણી કરવા સંમતિ આપી છે

યેદીયુરપ્પા એ તેમના મંત્રીમંડળ માં આજે નવા દસ સભ્યોનો સમાવેશ કર્યો છે બેંગલુરૂના રાજભવનમાં આજે સવારે યોજા યેલા સમારંભમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ મંત્રીમંડળમાં સ્થાન પામેલા દસ સભ્યોને શપથ લેવડાવ્યા હતા આ દસ ધારાસભ્યો કોંગ્રેસ અને જેડીએસ પક્ષમાંથી બહાર પડીને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા છે

બોબડેના વડપણ હેઠળની બેન્ચે સબરીમાલા મંદિર સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ મહિલાઓ સામે ભેદભાવ અપનાવવામાં આવે છે કે કેમ તેને લગતા કેસની સુનાવણી હાથ ધરી હતી ત્યારે આ પ્રશ્ન ઊભો થયો હતો ફલી નરિમન કપિલ સિબ્બલ સહિત પાંચ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ એવી દલીલ કરી હતી કે સર્વોચ્ચ અદાલત પોતાના પુનઃ વિચાર સમીક્ષાના કાર્ય ક્ષેત્રમાં વિચારણા કરતી વખતે કાયદાને લગતા પ્રશ્નો વધુ મોટી બેન્યને રીફર કરી શકે નહી

આ કાર્યક્રમમાં ચારથી પાંચ લાખ લોકો ભાગ લે તેવી સંભાવના છે આસામ સરકારે રાજ્યની સમૃધ્ધ કલા અને સંસ્કૃતિનો પરિચય આપતા કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે

વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો મતદારોને રીઝવવા સઘન પ્રયાસો કરી રહયાં છે દિલ્હી વિધાનસભાની ચુંટણી આ શનિવારે યોજાશે જયારે મતગણતરી અગીયારમી એ હાથ ધરાશે

પંચે કહ્યુંકે તપાસ એ રાજનીતીક અસર છે અને શ્રી દેવના વર્તનથી સ્વાતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીને અસર થઈ શકે છે ચૂટણી પંચે દિલ્હી પોલીસને આજે સાંજે છ વાગ્યા સુધીમાં પ્રતિભાવ મોકલવા જણાવ્યું છે શ્રી રાજેશ દેવે મંગળવારે સંવાદદાતાઓમાં કહ્યું હતું કે દિલ્હી માં શાહીનબાગમાં ગોળી મારનાર વ્યકિત આમઆદમી પાર્ટીનો સભ્ય છે

ચીન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રાલયે જણાવ્યું છે કે આ રોગ માટે ઉપયોગી એન્ટીવાયરલ દવા રેમીડીસીવીર આજે ચીન પહોંચે તેવી સંભાવના છે

ઉલ્લેખનીય છે કે રાખીએ કતાર આંતરરાષ્ટ્રીય વેઇટલીફટીંગ કપ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી લીધો હતો

એવી જ રીતે માર્જિનલ સ્ટેન્ડીંગ ફેસીલીટી એમ એસ એફ

સી

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના વડપણ હેઠળની છ સભ્યોની એમ

એ સઘન ચર્ચા બાદ વ્યાજદરો યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે

ગઈકાલે ઢાકામાં પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી સુજાને કહ્યું કે ચીલહાટીથી હલ્દીબારી સુધીનો સાત કિલોમીટર લંબાઈવાળો રેલવે માર્ગ આ જૂન સુધીમાં પૂર્ણ થતાં ઢાકાથી સીલીગુડી સુધી રેલવે લાઇનનું કામ પૂર્ણ થશે તેમણે કહ્યું કે બાંગ્લાદેશ ભારત સાથે વધુ બે રેલવે માર્ગ શરૂ કરવા ચર્ચા કરશે

તેઓ એલ આઈ સી

સી એલ માંથી સરકારી રોકાણ પાછું ખેંચવાની દરખાસ્તનો વિરોધ કરી રહ્યા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલું બજેટ લોક વિરોધી છે